રાજયપાલ આયાર્ય દેવ વ્રત ના પ્રવચન સાથે શરૂ થયેલી આજની બેઠકમાં શોકદર્શક ઠરાવ પણ રજૂ થવાના છે રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે પોતાના પ્રવચન માં રાજ્ય સરકાર ની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જાણ આરોગ્ય માટે વરદાન સાબિત થશે કોરોના સંક્રમણ ને કાબ્ માં લેવા માટે થયેલા પ્રયાસો ને પણ તેમણે બિરદાવયા હતા અમારા પ્રતિનિ ધિ જણાવે છે કે બંને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી સહિત ના દિવંગત સભ્યો ના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરવા સાથે આજ ની બેઠક મોફફ રહેવાની છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વરીષ્ઠ નાગરિકો ને કોવિડ રસી આપવાની આજ થી શરૂઆત થઈ હોવાથી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સૌ ને નિર્ભય બની રસી મૂકવવા માટે આગળ આવવાની અપીલ કરી હતી

ડાંગ જિલ્લામાં તમામ પી

સી સી એચ

ગઈકાલે મતદાન પૂરું થયા બાદ ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં ઉમેદવારોનું ભાવી સીલ થયું છે મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં કડક સલામતિ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી છે આવતીકાલે સવારે મત ગણતરીનો આઠ વાગે આરંભ થશે શરૂઆતમાં ટપાલથી મળેલા મતની ગણતરી થશે બાદમાં મતપેટીઓને કમ્પ્યુટર સર્વર સાથે જોડવામાં આવશે